એસ એફ સી

એસ એફ સી દ્વારા ખેડૂતોને અપાતા ખાતરના વજન અંગે થયેલા વિવાદ બાદ કંપનીના એમ ડી સુજીત ગુલાટીએ જણાવ્યું છે કે એક અઠવાડિયાની અંદર વજનની ચકાસણી કર્યા બાદ જ ખાતર વિતરણ કરી શરૂ કરાશે જે ખેડૂતોને ઓછુ ખાતર મળ્યું હોય તેમને ઘટતું ખાતર આપવામાં આવશે

જે આગામી બે ત્રણ દિવસની અંદર રિપોર્ટ રજૂ કરશે

એટલે પેકિંગ દરમ્યાન ઘટાડો થવાની શક્યતા છે તેમણે કહ્યું કે વધેલુ ખાતર સિક્કાનાં પ્લાન્ટમાં પડ્યું છે તેમણે વધુમાં જજ્ઞાવ્યું હતું કે હવેથી બેગના પેકીંગ બાદ વજન માપવા નવી ટેકનોલોજી વપરાશે

ટી ઇ

ટી

હેઠળ પ્રવેશ જાહેર કરેલા વિદ્યાર્થીઓના દસ્તાવેજ અપલોડ કરવાનું કામ બાકી હોવાના કારણે શાળાઓને વધુ મુદત આપવામાં આવી છે

કુલ સાત બેઠકોમાંથી ત્રણના પરિણામ જાહેર થયા છે ગુહસ્થ વિભાગની ચાર બેઠકોની મતગણતરી ચાલી રહી છે દેવ પક્ષ અને આચાર્ય પક્ષ ના સાત સાત ઉમેદવારો માટે સંતો તેમજ હરિભક્તો એ મતદાન કર્યું હતું સાધુ વિભાગમાં પપ્ટ મતનું મતદાન થયું હતું

પાર્ષદ વિભાગમાં આચાર્ય પક્ષના સમર્થકનો વિજય થયો છે

આઈ એસ એવોર્ડ માટે નોમિનેશન આવકારવામાં આવી રહ્યા છે વ્યાપાર ધંધા કે પોતાના રોજીંદા કામ સાથે કંઇક નવી શોધ કે અનોખું કાર્ય કરનાર વ્યક્તિ કે સંસ્થા આ જી

એવોર્ડ માટે પોતાનું નામ નોંધાવી શકે છે

એસ

જી ડોટ ઈન ઉપર ઓનલાઈન નામ નોંધાવી શકાશે

એસ ના શ્રી સુનિલ શાહે જણાવ્યું કે આ એવોર્ડનો હેતુ સમાજના વિવિધ ક્ષેત્રમાં કંઇક નવું કરતાં લોકોને એક નવી ઓળખ આપવાનો છે

મુખ્યમંત્રી મધ્યપ્રદેશમાં ઇન્દોર ઉજૈન બેઠકો માટે ભાજપના પ્રચાર અભિયાનમાં જોડાવાના છે બોટાદ બેઠક બોટાદમાં પીવાના પાણીની પ્રવર્તમાન પરિસ્થિતિની જિલ્લા વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ ગઇ આ બેઠકમાં પ્રભારી સચિવ શ્રી મોહમ્મદ શાહીદએ પીવાના પાણી અંગે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોઇ મુશ્કેલી ના સર્જાય તેમજ આગોતરા આયોજન મુજબ સુચારૂ વ્યવસ્થા કરવા ખાસ સુચનાઓ આપી હતી

આ ઘટનામાં કોઈ પણ જાનહાની અથવા ઘાયલ થયાના અહેવાલ નથી રીટા ઇન્ટરનેશનલ ની બિલ્ડિગ અને આજ્વબાજ્વની બિલ્ડિગને પણ ફાયર બિપ્રેડ દ્રારા બચાવામાં આવ્યા છે દમણ ફાયર વિભાગના મદદનિશ નિયામક ઍ

આગ રિટા પ્લાસ્ટિકના વેર હાઉસમાં જમા પ્લાસ્ટિકના કૈરેટમાં લાગી હતી અને આ આગ બાજીમાં બિજી યુનિટ રિટા ઇન્ટરનેશનલના વેરહાઉસ સુધી પહોંચી હતી ત્યાં પણ પ્લાસ્ટિકની વસ્ત્રઓમાં આગ લાગી હતી

જ્યારે તેમના પુત્ર અને પુત્રીને ઇજા થતા સયાજી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે

અને પરત ફરતા આ અકસ્માત નડ્યો હતો આ બનાવ અંગે મકરપુરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી

પટેલ સર્વોચ્ચ અદાલતના કોલેજીયમે ન્યાયાધીશ ડી

પટેલની દિલ્હી વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ માટે પસંદગી કરી છે

એન

દિલ્હી વડી અદાલતના હાલના મુખ્ય ન્યાયધીશ રાજેન્દ્ર મેનન જૂન માસમાં નિવૃત્ત થયા બાદ તેઓ મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળશે જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ આરોગ્ય અને ફાર્મસી ઉદ્યોગની સમસ્યાઓ હલ કરવા રાષ્ટ્રીય સ્તરની હેકાથોન યોજશે

આ હેકાથોનમાં દેશભરમાં ફાર્મસી બાયોટેકનોલોજી નીસિંગ એમબીબીએસ અને આરોગ્ય ક્ષેત્રના અન્ય કોર્સ ચલાવતી કૉલેજોના વિદ્યાર્થીઓ ભાગ લેશે

હવામાન હવામાન વિભાગે આગામી બે દિવસમાં રાજ્યના બનાસકાંઠા રાજકોટ અને કચ્છ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે